સુધી જનજાગરણ અભિયાન હાથ ધરાશે

ગુજરાતે મેન્યૂફેકચરીંગ હબ ઓટોમોબાઇલ હબની જે ખ્યાતિ મેળવેલી છે તેમાં આ એફ

ને પરિણામે હવે નવાં સેકટર્સનો પણ ઉમેરો થતાં હોલિસ્ટીક ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટમાં દેશનું અગ્રીમ રાજ્ય બનશે રાજ્ય સરકારે ગુડ ગર્નનન્સ અને નો પેન્ડન્સીની પારદર્શી નીતિઓ અમલી બનાવી છે તેના પરિણામે મોટા ઊદ્યોગો પણ રાજ્યમાં ઊદ્યોગ સ્થાપના માટે પ્રેરિત થયા છે

આ નવી કોલેજોના નિર્માણથી નાગરિકોને વધુ સારી સવલતો પ્રાપ્ત થશે અને તબીબી શિક્ષણની બેઠકો પણ વધશે

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી રાજય મંત્રીમંડળની બેઠકમાં ખેડૂતોના હિત માટેનો આ મહત્વનો નિર્ણય લેવાથો છે

એક વખત આ એપ શરૂ કરાયા બાદ તે ઓફ લાઈન પદ્ધતિથી પણ કામ કરી શકે છે

નઙા આજે આ અભિયાનમાં જોડાશે શ્રી નફા આજે વડોદરા ખાતે તો શ્રી મેઘવાત ભાવનગર ખાતે બુદ્ધીજીવ સંમેલનમાં ઉપસ્થિત રહેશે ઉલ્લેખનીય છે કે ભાજપ રાષ્ટ્રીય સંગઠનના મહામંત્રી શ્રી વી સતીષજીની ઉપસ્થિતિમાં ભાજપ પ્રદેશ અગ્રણીઓની મહત્વની બેઠક યોજાઈ હતી જેમા જનજાગૃતિ અભિયાન અતર્ગ સંગઠનાત્મનક વિષયો પરચર્ચા વિચારણા કરાઈ હતી

આ વર્ષનો સમારોહ ભારતરત્ન પંડિત રવિશંકરને સમર્પિત છે સંગીતના પ્રથમ સત્રમાં દ્રુપદ ગાયક ઉદય ભવાલકરે દ્રુપદ ગાયકોનો પરિચય કરાયો હતો બીજા સત્રમાં જાણીતા સિતાર વાદક અને સપ્તકના ટ્રસ્ટી મંજુ મહેકતાએ કુમાર બોઝની તબલા સંગત સાથએ સિતારવાદન રજુ કર્યું હતું આજે યોજાનાર સંગીત સત્રમાં તાકાહિરો અરાઈ સંતુરવાદન કરશે

બાઇટ વિજયભાઈ ગામિત આ વેળાએ રાષ્ટ્રપતિની દેખરેખ હેઠળ યાલતી એનઆઇએફ સંસ્થાના કર્મચારીઓએ જિલ્લાના ખેડૂતો દ્વારા કરાયેલ ખેતી ક્ષેત્રના સંશોધનો નિહાળી અન્ય વિસ્તારોના ખેડૂતો દ્વારા કરાયેલ સંશોધનો પ્રસ્તુત કર્યા હતા અને ખેડૂતોને માર્ગદર્શિત કર્યા હતા પ્રદર્શનમા ભાગ લેનાર વિજયભાઈ ગામિતે પોતાના સંશોધન અંગે આ મુજબ માહિતી આપી હતી

આફ્લાવર શોમાં રંગબેરંગી દેશી વિદેશી કૃલોથી બનેલા સ્કલ્પચર દર્શાવાશે

આ ઉપરાંત સંજીવની પહાડ સાથે ઉડતા ફનુમાનદાદા રમતગમતને પ્રાધાન્ય આપતા વિવિધ રમતોના સાધનોમાં સ્કલ્પસર સહિત અનેક આકર્ષણો છે

આ ઉપરાંત પ્રવાસીઓ કેટસ્યુમ બોટ દ્રારા સ્ટેસ્યુ ઓફ યુનિટી જોવા જઈ શકે તેનું પણ આયોજન છે